જલિયાવાલા બાગ રાષ્ટ્ર આજે જલીયાવાલા બાગના શહીદોને ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરી રહયું છે

આ પ્રસંગે તેઓ એક સ્મારક સીકકાનું અને ટપાલ ટીકીટનું વિમોચન પણ કરશે બાદમાં તેઓ સ્મારક ખાતે ઉભા કરવામાં આવેલા જલીયાવાલા બાગ હત્યાકાંડની તસ્વીરોના પ્રદર્શનની પણ મુલાકાત લેશે માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોકસંપર્ક અને સંદેશા વ્યવહાર બ્યુરો ધ્વારા આ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જલીયાવાલા બાગના શહીદોને શ્રધ્ધાંજલી અર્પી છે એક ટવીટ સંદેશમાં શ્રી કોવિંદે કહયું છે કે સંસ્કતિ પર કલંક સમાન આ એક ભયાનક હત્યાકાંડ હતો જેને દેશ કયારેય ભુલી નહી શકે

આ શહીદોનું બલીદાન કયારેક ભૂલી નહી શકાય તેમની સ્મ્રતિ આપણને કાયમ એવા ભારતનું સર્જન કરવા વધુને વધુ મહેનત કરવાની કાયમી પ્રેરણા આપતી રહેશે જે માટે તેમને પણ ગૌરવ થાય

મતદાર જાગ્રતિ લોકો મતદાન પ્રત્યે વધુ જાગૃત થાય તે હેતુથી અમરેલીના હોમગાર્ડ યુનિટ દ્વારા સિનિયર સીટીઝન પાર્ક ખાતે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મશાલ રેલીમાં ઝળહળતા પ્રકાશમાં શહેરીજનો મતદાનનું મહત્વ સમજે એવો સંદેશ આપવામાં આવ્યો હતો

પ્રજ્ઞાચક્ષુ મતદારો મતદાન કરી શકે અને ગુપ્તતા જળવાઇ રહે તેવું ખાસ આયોજન ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યું છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અખિલ ગુજરાત નેત્રહીન જાગ્રત સંઘના પ્રમુખ શ્રી લાભુભાઇ સોનાણીએ જણાવ્યું છે કે દેશભરમાં આ પ્રથમ પ્રયોગ છે જેમાં ભાવનગરનું યોગદાન છે તે વિશેષ ગૌરવની વાત છે

શ્રી લાભ્રભાઈએ વ્ધમાં જણાવ્યું છે કે પ્રજ્ઞાચક્ષ મતદારોને ચૂંટણીના દિવસે મતદાન મથક સુધી લઇ જવા એસકોર્ટ પુરૂં પાડવા પણ ચૂંટણીપંચ યોજના બનાવી રહ્યું છે આ માટે અગાઉથી ફોર્મ ભરવાનું રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાચક્ષુ મતદારોને મતદાન સ્લીપ બ્રેઇલ લીપીમાં મળવાથી હવે તેઓ સહાયકની મદદ વગર જ પોતાનો ઉમેદવાર પસંદ કરી ઈવીએમમાં બટન દબાવીને પોતાનો મત આપી શકશે આથી ગુપ્તતા જળવાશે અને વોટર સ્લીપ ઉપરાંત ઈવીએમ પર પણ બ્રેઇલ લીપીમાં માહિતી અંકિત હશે આથી પ્રજ્ઞાચક્ષુઓ માટે સરળતા રહેશે

પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક આવેલા અલીન્દાના કનોજીયા સમાજના કૂળદેવીના મંદિરે આજે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું

ભાજપમાં જોડાયા રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અને સેનેટ સભ્ય શ્રી ભરતભાઇ જાડેજા તથા રાજકોટ શહેર જિલ્લા એન

ના પ્રમૂખ જયકિશનસિંહ ઝાલા ભાજપમાં જોડાયા છે ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી પ્રશાંત વાળાએ જણાવ્યું છે કે આવતીકાલે મુખ્યમંત્રીની હાજરીમાં આ બંને નેતાઓ ભાજપમાં જોડાશે

એમ ટી એસ

શહેરની ગ્રનાશોધક શાખાના પી એસ

શ્રી એસ

પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે બે કાશ્મીરીઓ સહિત ડિલીવરી લેવા આવેલા વ્યક્તિની પણ ધરપકડ કરી છે